પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

અધિક મુખ્ય સચિવે જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે

મુખ્યમંત્રીએ બધા જ નાગરિકોને ખાસ કરીને યુવાનોને હોટેલ સહિત જાહેર સ્થળોએ ભીડ ન થાય તે જોવા તથા કોવિડને અટકાવવાના નિયમનોનું કડક રીતે પાલન કરવાની અપીલ કરી છે અમદાવાદ સહિત ચાર મહાનગરો ઉપરાંત રાજ્યના બીજા શહેરો નગરો તથા ગામોમાં પણ કોવીડનું સંક્રમણ વધે નહીં તે માટે તકેદારી રાખવા બિનજરૂરી બહાર ન નીકળવા તથા માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી છે શ્રી રૂપાણીએ ભારપૂર્વક કહ્યું છે કે રાજ્ય સરકારે હોસ્પિટલમાં વ્યવસ્થિત સારવાર મળી રહે તે માટે બેડ તથા ડૉક્ટરોની યોગ્ય વ્યવસ્થા કરી છે તેથી નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી કેન્દ્રિય ટીમ રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણ સારવાર અને માર્ગદર્શન માટે આવેલી કેન્દ્રિય ટીમના ત્રણ સભ્યો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરી હતી

કેન્દ્રિય ટીમે રાજ્યમાં ધન્વંતરી આરોગ્ય રથનો જે પ્રયોગ સફળ રહ્યો છે તે અંગે પણ સંતોષ વ્યકત કરી અને રાજ્યોમાં પણ આ મોડલ અપનાવી શકાય તેમ મુખ્યમંત્રી સાથેની ચર્ચામાં જણાવ્યું હતું મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણ માટે હાથ ધરવામાં આવતી તમામ બાબાતોની વિગતવાર ચર્ચા ટીમ સાથે કરી હતી આ બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિલ અધિક મુખ્ય સચિવ પોલીસ મહાનિદેશક આરોગયના અગ્રસચિવ પણ જોડાયા હતા કોવિડ રાજ્ય રાજ્યમાં ગઈકાલે પણ કોવીડના સાજા થનાર દર્દીઓની સંખ્યાની સરખામણીએ કોવીડના નવા કેસોની સંખ્યા વધારે નોંધાઈ છે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

અમદાવાદ શહેરમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા માટેની બેઠક ગઈકાલે અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી આ બેઠકમાં ખાસ કરીને કોરોનાની સારવાર માટે શહેરની કોવીડ હોસ્પિટલમાં પથારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી

જેથી શહેરીજનોએ બિનજરૂરી ગભરાવાની જરૂર નથી

ડી માર્ગ ઉપર સાંસદો માટે બનાવેલા ફ્લેટનું આજે સવારે વીડિયોના માધ્યમથી ઉદઘાટન કરશે

આ ફ્લેટ સંકુલમાં વરસાદી જળના સંગ્રહની વ્યવસ્થા કરાઈ છે

લોકસભા અધ્યક્ષ આ ઓમ બીરલા આ પ્રસંગે ઉપસ્થીત રહેશે

આ રાજ્યોમાં ગુજરાત ઉપરાંત તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર તેલંગણા હરિયાણા ઉત્તરપ્રદેશ ઓડિસા રાજસ્થાન અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે

પાટીલે રાજ્યના તમામ ભાજપના આગેવાનો અને કાર્યકરોને સૂચના આપી છે કે હાલ કોરોના સંક્રમણના વાતાવરણને અનુલક્ષીને રાજ્યમાં ભાજપ તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવું નહીં તેમજ અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમો પણ રદ્દ કરવા પ્રદેશ પ્રમુખ સી

પાટીલે જણાવ્યું છે લોકાર્પણ સૌરભ પટેલ બોટાદ નગરપાલિકા ધ્વારા સાડા આઠ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટનું ઉર્જામંત્રી સૌરભ પટેલે ગઈકાલે લોકાર્પણ કર્યુ હતું

હવામાન અરબી સમુદ્રમાં ઉદભવેલું ગતિ વાવાઝોડુ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી આજે વિખેરાય તેવી સંભાવના છે આથી રાજ્યના માછીમારોને દરિયાકિનારા નજીકના વિસ્તારો માટે કોઈ ચેતવણી અપાઈ નથી